ઃ હઝીરાથી દીવ વચ્ચેની દરિયાઈ પરિવહન સેવાનું ઈ લોકાર્પણ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખ પાછી ઠેલવાનું એલાન કરાયું

એસ એફ સોંપશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે રસીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર અપીલ છે વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના સામે વેક્સિનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને લોકો એન્ટીબોડી વિકસાવે

ધોલેરા સર નિતીન પટેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે ધોલેરા સર એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે

ઉપરાંત અહીંના દરિયાઇ ખારા પાટને ધ્યાને રાખીને ડિસેલિનેશન પ્લાન્ટ મારફત ખારા પાણીને મીઠું કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે

કેન્દ્રીય વહાણવટા રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે સાંજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ક્રૂઝ સેવાનું ઇ લોકાર્પણ કર્યું દર સોમવારે અને બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ફ્રૂઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને બીજા દિવસે હજીરા પરત ફરશે

એ એપ્રિલ અને મે મહિનામાં યોજાનારી વિવિધ પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કર્યો છે

આ સિવાયની એપ્રિલ અને મે મહિનાની અન્ય પરીક્ષાની તારીખો યથાવત રહેશે

એ નક્કી કર્યું છે જેથી વિશ્વના સૌથી મોટા ઉર્જા પાર્કનું નિર્માણ કાર્ય શરુ થઇ શકે

ની સત્તાવાર યાદી જણાવે છે કે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોલાર અને વિન્ડ પાર્ક તૈયાર કરવા માટે જરૂરી માલસામાન અને માણસોની હેરફેર માટે ઇન્ડિયા બ્રિજ ઓળંગ્યા વગર છૂટકો નહિ હોવાથી આ પુલનું નિયંત્રણ પહેલી એપ્રિલથી પોલીસને સોંપવાનો નિર્ણય કરાયો છે ઈન્ડિયા બ્રિજ અત્યાર સુધી નાગરિકો માટે છેલ્લો પડાવ હતો હવે નિર્માણ કાર્ય માટે છૂટછાટ આપશે

મોરવા હડફના પેટા ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી

રાઠવાએ આ માહિતી આપી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે નીમીષાબેન સુથારનું જાતિ પ્રમાણપત્ર અયોગ્ય હોવા વિ શે શ્રી કટારાએ વાંધો લીધો હતો આ અંગે ભાજપ ઉમેદવાર નીમીષાબેન સુથારે જણાવ્યું છે કે પોતે સાયા હોવાથી સત્યનો વિજય થયો હોવાનો તેમને સંતોષ છે

આ પોલીસ અધિકારીઓમાં પોલીસ મહાનિરીક્ષક જી

સિંઘલ નિવૃત્ત પોલીસ અધિક્ષક તરૂણ બારોટ અને સબ ઇન્સ્પેક્ટર અનાજુ ચૌધરી છે આરોપી અધિકારીઓને રાહત આપતી વખતે સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ વિપુલ રાવલે નિરીક્ષણ કર્યું હતું કે ઇશરત અને એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય ત્રણ શખ્સો પ્રથમ નજરે આતંકવાદી હતા આ સાથે ગુજરાતના તમામ સાત આરોપી પોલીસ જવાનોને કોઈ પણ જાતની સુનાવણી કર્યા વગર મુક્ત કરી દેવાયા છે

રા કેલ ત્રણ રાફેલ લડાયક વિમાનોની ચોથી બેચ આજે ફાન્સથી જામનગર એરબેઝ પર આવવા રવાના થયાં છે

જામનગર પહોચ્યા બાદ આ ત્રણેય એરકાફ્ટ અંબાલા એરફોર્સ સ્ટેશન પર સ્થિત ગોલ્ડન એરોઝ સ્ક્વોડ્રોનમાં જોડાશે

દાંડીયાત્રિકોના સ્વાગત માટે છાપરાભાઠા ઉપરાંત તેની આસપાસના ગામથી આવેલા લોકો ઉમટી પડ્યા હતા